રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદસંસદના બંને ગૃહોની બેઠકને સંબોધન કરશે

જ્યારે આવતીકાલે અંદાજપત્ર ગૃહમાં રજુ કરાશે

બજેટ સત્રમાં ગૃહની કામગીરી સરળતાથી ચાલી શકે તે હેતુથી લોકસભાનાઅધ્યક્ષ ઓમ બીરલાએ ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું છેકે સરકાર ગૃહમાં બધા જ મુદ્દાઓ અંગે ખુલ્લા અને વાતયીત કરવા તૈયાર છે પ્રધાનમંત્રીએ બધા જ સાંસદોએ કરેલા સૂચનને આવકારીને કહ્યું હતું કે વૈશ્વિકસ્તરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ભારત તેનો મહત્તમ આર્થિક લાભ કેવી રીતે લઈ શકેતે ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સાંસદોને અનુરોધ કર્યો હતો સંસદમાં આવતીકાલે રજુ થનારા કેન્દ્રિય અંદાજપત્રમાં સમાજ અને વેપાર ઉદ્યોગના તમામ વર્ગો મોટી અપેક્ષાઓ રાખી રહ્યા છે ગુજરાતમાં લધુ ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ ક્ષેત્રે મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો આકર્ષાઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રને અંદાજપત્રમાં શું અપેક્ષાઓ છે તે અંગે સાંભળીએ હિરેન્રસિંહ ડાભી અને મહિલા ઉદ્યોગ સાહસિક દીપના ક્રિપલાનીનો પ્રતિભાવ

બેંક કર્મચારી સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આપવામાં આવતો સવા બાર ટકાનો પગાર વધારો અપૂરતો હોવાનું જણાવી તેને ઠુકરાવી દેવાયો છે

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદનાં ઇન્દુ ચાચા ગાર્ડન નહેરૂ બ્રીજથી વલ્લભ સદન આશ્રમ રોડ સુધી રેલી યોજાશે અને વિરોધ પ્રદર્શન કરાશે

જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનાર સ્ટોકહોલ્ડર્સને રૂ

ગુજરાત રાજ્યમાં ખનીજોના બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ બાબતે કમિશનરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર હસ્તકની ફલાઇંગ સ્કવોર્ડ તેમજ જીલ્લાકચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે અવારનવાર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતીહોય છે

સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે

ગુજરાતની પુરૂષ ટેબલ ટેનિસ ટીમે હૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રી ાય ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે

ગુજરાતની પુરૂષ ટીમમાં જિજ્ઞેશ જયસ્વાલ માનુષ શાહ ચિંત્રાક્ષ ભદ્દ ઇશાન હિંગોરાણી અને ઘૈર્ય પરમારનો સમાવેશ થાય છે

રાજપીપળાના વડીયા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્યામલ ટીકાધર નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને અગ્રણીઓએ શાળાના બાળકો અને આંગણવાડીની બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરી શરૂ કર્યું હતું

ગુજરાતના ગીરના સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરિત કરવાના મુદ્દે ચાલતા કાનુની જંગમાં મધ્યપ્રદેશની એનજીઓએ તાત્કાલીક સિંહોનું સ્થળાંતર કરવા સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરતા આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યા છે